પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ચૂંટણી પ્રચાર આવતીકાલે પૂરો થવાનો હતો પરંતુ મંગળવારે કોલકતા ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમ્યાન થયેલા તોફાન પછી ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો જ્યારે સાતમા તબક્કાની બાકી પચાસ બેઠકો માટે પ્રચાર આવતીકાલે પ્રરો થશે તમામ બેઠકો પર રવિવારે મતદાન થશે મતદારોને રીઝવવા વિવિધ પક્ષના રાજકીય નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ આજે પશ્ચિમ બંગાળ ખાતે મથુરાપુરમાં જનસભા સંબોધી હતી તેમણે જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજ્યમાં વધતી જતી હિંસા માટે જવાબદાર છે

સી ના કાર્યકર્તાઓએ કોલકાતા ખાતે સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસગરની પ્રતિમા ખંડિત કરી હતી આ અગાઉ તેમણે ઉત્તર પ્રદેશના મિરઝાપુર ચંક્રૌતી અને મઉ ખાતે જનસભા સંબોધી હતી તેમણે જણાવ્યું કે એન ડી એ સરકારે આતંકવાદ અને નકસલવાદ સામે સખત લડત ઉપાડી છે તેમણે સમાજવાદી પાર્ટી બી એસ પી અને કોંગ્રેસની સરકારો પર રાજ્યમાં ખાંડ મિલો બંધ કરવાની અને ગાલીચો બનાવવાના ઉદ્યોગનો નાશ કરવાનો આરોપ મૂક્યો હતો

નવી યોજનાઓ અમલમાં મૂકશે જેનાથી ભારતીય અર્થતંત્ર વધુ મજબૂત બનશે અને લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે તેમણે કહ્યું કે વિમુક્રીકરણના કારણે દેશના અર્થતંત્ર અને વેપારને નુકશાન થયું છે ઉત્તરપ્રદેશમાં મહારાજગંજમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ મહાસિચવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે ભાજપ સરકારે તેના અગાઉ આપેલા વચનો પૂરો કર્યા નથી તેથી તેના પર ફરીથી વિશ્વાસ કરી શકાય નથી

નરસિંહ રાવે નવી દિલ્હી ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપ તેમના નિવેદનથી સહમત નથી

પક્ષ પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ જણાવ્યં છે કે પ્રજ્ઞા ઠાકુર દ્વારા અપાયેલો નિવેદન ગાંધીજીની વિચારધારા પર એક હુમલો છે

એક ટ્વીટ સંદેશામાં તેમણે જણાવ્યું છે કે ભાજપના ઇશારે ચૂંટણી પંચ દ્વારા લીધેલો આ નિર્ણય લોકશાહી પર સીધા હુમલા સમાન છે

કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર મુખતાર અબ્બાસ નકવી અને વિજય ગોયલ સાથેનો એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યો હતો અને આ મુદ્દો ઉઠાવ્યો હતો નવી દિલ્હી ખાતે મીડીયા સાથે વાતચીત કરતા શ્રી જાવડેકરે જણાવ્યું કે ચૂંટણી પંચને કેટલાક કડક પગલાં લેવાની જરૂર છે જેથી રાજ્યમાં શાંતિપૂર્ણ મુક્ત અને ન્યાયપૂર્ણ રીતે ચૂંટણી થઇ શકે

ડી પી

એમ રમેશ તથા આપના સંજય સિંઘ સહિતનું વિવિધ પક્ષોનું પ્રતિનિધિ મંડળ આજે ચૂંટણી પંચને મળ્યું હતું

લખનૌમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ રાજ્યમાં કામગીરી કરી રહ્યું છે

કોંગ્રેસના ધારાસભ્ય અને નગરપાલિકા બાબતોના મંત્રી સી

શિવાલીએ રાજીનામું આપતાં કુંડાગોલ બેઠક ખાલી પડી હતી ચિંચોલી બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય ઉમેશ જાદવે રાજીનામું આપી બેઠક ખાલી કરી હતી

આકાશવાણી સાથેની વાતચીતમાં રાજ્ય પોલીસ વડા દીલબાઘસિંઘે એ જણાવ્યું કે માર્યા ગયેલા ત્રણમાંથી બે આતંકવાદીઓ સ્થાનિક હતા જ્યારે એક પાકિસ્તાનની હતો વહીવટી તંત્ર દ્વારા પુલવામામાં કર્ફર્યું લાદવામાં આવ્યો છે તથા ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરાઈ છે